મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે ભારતમાં ટેકનોલોજી ઇનોવેશન્સ નથી એવું મ્હેણું ભાંગીને યુવાશકિતના સામર્થ્યના સથવારે સરકારે સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપનો વ્યાપક અમલ પ્રોત્સાહનથી નયાભારતના નિર્માણની દિશા કંડારી છે

તેની કિંમત પ કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે

હવામાન જિલ્લામાં ભુજ ગાંધીધામ વગેરે વિસ્તારોમાં વરસાદી છાટાને પગલે ઉષ્ણતામાનમાં નોધપાત્ર ઘટાડો નોંધાયો હતો